જેમાં ગુજરાતને જાહેરમાં શૌચમુક્ત વર્તણુંક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે

જલ જીવન મિશન માટે સ્વચ્છતા જરૂરી હોવાનું તેમણે જણાવ્યુ હતું દેશભરમાં શૌચાલય નિર્માણના કારણે મહિલાઓનું ગૌરવ જળવાયુ છે

સોમનાથ મંદિર પરિસરને સૌથી સ્વચ્છ આઈકોનિક પ્લેસ તરીકેનો એવોર્ડ ભારત સરકાર તરફથી એનાયત કરવામાં આવ્યો છે

મળતી વિગત મુજબ ભુજ તાલુકાના રાયધણપર અને અંજાર તાલુકાના બુઢારમોરા વીજ પેટા મથકોના લોકાર્પણ થશે જયારે ભુજ તાલુકાના નાડાપા અને કાળી તલાવડી ખાતે ભુમિપુજન થશે ઉર્જામંત્રી સૌરભ પટેલએ માટે આવતીકાલે કચ્છની મુલાકાતે આવી રહ્યા છે

રાજયમંત્રી વાસણભાઈ આહીર ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસ મહારાજ સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્યાર સાથે જળાભિષેક કરી વધાવવામાં આવ્યો હતો આ પ્રસંગે રાજયમંત્રી વાસણભાઈ આફીરે જણાવ્યુ હતું કે આગામી દિવસોમાં રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સીધી સુચનાથી ભુજ રૂદ્રમાતા ડેમ અને ગાંધીધામનો શિણાય જેમ નર્મદાના નીરથી ભરી દેવામાં આવશે આ માટેની સૈધ્ધાંતિક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે ટપ્પર ડેમ ઓગની જતા પુર્વ કચ્છમાં આવતા વર્ષે પીવાના પાણીની કોઈ પ્રકારની મુશ્કેલી નહી રહે તેવી આશા વ્યક્ત કરાઈ છે

આ ફસ્તકલાના વિવિધ આર્ટીકલનું ગરવી ગુજરાત ક્રાફટ બજાર તેમજ ઍમેઝોન જેવા વૈશ્વિક પ્લેટફોર્મના માધ્યમથી રીટેઇલ અને ઓન લાઇન વેચાણની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે ગુજરાતની કલાકારીગીરીનો વૈશ્વિક સ્તરે વ્યાપ વધે તેનો સર્વાંગી વિકાસ થાય તેમજ કારીગરોને યોગ્ય પ્રોત્સાફન મળે તે ફેતુથી ગુજરાતની અલગ અલગ ફસ્તકલાને આવરી લઇને ગુજરાત ફાથશાળ ફસ્તકલા ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર કારીગરોને તેમની કલા મુજબ એવોર્ડ આપવાનું નક્કી કરાયું છે જેમાં ટેક્ષટાઇલ ભરતકામ મોતીકામ ચર્મકામ માટીકામ લાકડુ તથા વાંસકામ ધાતુકામ મહિલા કારીગર યુવા કારીગર તેમજ લુપ્ત થતી કલા જેવી સાત કેટેગરીમાં પુરસ્કાર આપવામાં આવે છે તેમ ઉદ્યોગ અને ખાણ વિભાગના ઉપસચિવશ્રીની યાદીમાં જણાવાયું છે

કલ્પના શાહ્ નિધન વરિષ્ઠ પત્રકાર અને કચ્છના પુર્વ નાયબ માહિતી નિયામક ઈન્દુભાઈ જોષીનું આજે રાજકોટ ખાતે અવસાન થયુ છે

સદગત ઈન્દુભાઈ જોષી કચ્છમાં ઘણા વર્ષો સુધી રહ્યા હતા

તેમણે કચ્છ ઉપરાંત જ્ઠનાગઢ અને રાજકોટ સહિત ઘણા સ્થળોએ ફરજ બજાવી હતી આજે તેમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

આ કેમ્પમાં પીઠનો દુખાવો ધૂંટણનો દુખાવો કમરથી પગ સુધીની નસ ખેંચાઈ જવી

આ પ્રસંગે સંતવાણી પ્રવેશ દ્રારનું લોકાર્પણ ઉપરાંત પુજન અર્ચનસામૈયુ અને બપોરે મેળાનું સમાપન સમારોહ બાદ લોકપ્રસાદનું અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે